વિધાનસભામાં ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે આ માટે બે હજાર રૂપિયાના ટોકન ભાવે સ્થાનિક જિલ્લા કક્ષાએ અરજી કરવાની હોય છે તેમજ કલેકટરશ્રી પણ સુઓ મોટો કાર્યવાહી કરીને કામગીરી કરી શકે છે મંત્રીશ્રીએ ઉમેર્યું કે ગુંડા નાબુદી ધારા જેવા કડક કાયદા પણ લાવવામાં આવ્યા છે તેના પરિણામે ગુંડાઓમાં પણ હવે ફફડાટ પેદા થયો છે વૃક્ષ ઉછેર વિકાસ સાથે પર્યાવરણીય સંતુલન જાળવણી કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે વિધાનસભાના અંદાજપત્ર સત્ર દરમિયાન વૃક્ષોના નિકાલની કામગીરી સંદર્ભે પ્રછવામાં આવેલા પ્રશ્નનો ઉત્તર આપતાં વનમંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ કહ્યું કે વૃક્ષ વાવેતર અને વૃક્ષ ઉછેરમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે શ્રી વસાવાએ કહ્યું કે નોંધાયેલ જંગલ કામદાર સહકારી મંડળીઓને વાવાઝોડાગ્રસ્ત પવનથી ઉખડી ગયેલ તૂટી પડેલ અને ઊભાં સૂકા ઝાડોના નિકાલની કામગીરી સોંપવામાં આવે છે જંગલ કામદાર સહકારી મંડળીઓમાં સ્થાનિક આદિવાસીઓ કામગીરી કરતા હોવાથી તેમની આજીવિકામાં પણ વધારો થતો હોય છે આદિવાસીઓને રોજગારી મળે તૂટી પડેલ કે ઊભા સુકા વૃક્ષોનો યોગ્ય નિકાલ થાય પર્યાવરણીય સંતુલન જળવાય અને રાજ્ય સરકારની આવકમાં પણ વધારો થાય તે માટે સુયોગ્ય આયોજનથી વૃક્ષોના નિકાલની કામગીરી કરવામાં આવે છે

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે જમા થયેલ લાકડાના જથ્થામાંથી અંદાજે બે કરોડની આવક થઇ છે દાંડીયાત્રા આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે સાબરમતીથી નીકળી દાંડીયાત્રા ભરૂચ શહેરમાં પ્રવેશી છે આજે વહેલી સવારે દેરોલથી નીકળી ભરૂચના સેવાશ્રમ ખાતે દાંડી યાત્રિકોએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી સાંસદ મનસુખભાઇ વસાવા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા પાલિકા પ્રમુખ અમીતભાઈ ચાવડા સહીત અગ્રણીઓ દ્વારા દાંડિયાત્રાનું સેવાશ્રમમાં કૂલોથી સ્વાગત કરાયું હતું દાંડીયાત્રી ગીરીશભાઈ ગુપ્તાએ જણાવ્યું કે ગાંધીજીના પથ પર યાલવાનો આનંદ અનેરો છે અને આજના યુવાનોને ગાંધીજીના માર્ગ પર યાલવાની જરૂર છે

બાદમાં ભરૂચના પાંચબત્તી સોનેરીમહેલ લલ્લુભાઈ ચકલા થઈ નવ ચોકી ઓવરાથી જળમાર્ગે અંકલેશ્વરમાં પ્રવેશ કરશે શ્રેષ્ઠ પાણી સમિતિ વિશ્વ જળ દિવસ નિમિતે ગીર સોમનાથ જીલ્લાના કોડીનાર તાલુકાના વિઠ્ઠલપુર ગામને શ્રેષ્ઠ પાણી સમિતિનો પુરસ્કાર મળ્યો છે આ પુરસ્કાર દરવખતે મુખ્ય મંત્રીના હસ્તે મળતો હોય છે પણ કોરોનાના કારણે કાર્યક્રમ બંધ રહ્યો હતો

ઘરે ઘરે પાણીના મીટર લગાવવામાં આવશે અને ગ્રામ પંચાયતની કામગીરીના કારણે ગામને ઘણા સન્માન મળ્યા છે કોરોના રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રો ખાતે શહેરીજનોમાં રસી લેવા ઘસારો જોવા મળી રહ્યો છે મહાનગરપાલિકા દ્વારા પણ સ્થળ પર જ રજીસ્ટ્રેશન જેવી સુવિધાઓ આપવામાં આવી રહી છે